પ્રાદેશિક સમાયાર સિમ્પલ ઠક્કર વાંચે છે ઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના પોઝિટિવ થતાં એક સપ્તાહ હોસ્પિટલમાં સારવાર લેશે ઃ ભાજપ નેતા ભીખુભાઈ દલસાણીયા અને સાંસદ વિનોદ ચાવડા પણ કોરોના સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા ે કોરોના રસીકરણનો બીજો તબક્કો શરૂ થતા ફજારો આરોગ્યકર્મીને કોરોના કવચ પ્રાપ્ત થશે

એન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ગઈ રાત્રે દાખલ કરાચેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યા બાદ તેમની સાથે સંપર્કમાં આવેલા તમામને ક્વોરેંન્ટાઈન થવાની સલાહ આરોગ્ય તંત્રએ આપી છે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે જાહેર કર્યું છે કે શ્રી રૂપાણી કોવિડની સારવાર હેઠળ હોવાથી એક સપ્તાહ સુધી હોસ્પિટલમાં જ રહેશે દરમ્યાન ભાજપની સત્તાવાર યાદી જણાવે છે કે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાનીયા તથા પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડા પણ કોરોના સંક્રમિત થતાં તેમને યુ એન મહેતા હોસ્પિટલ માં સારવાર માટે દાખલ કરાયા છે અને બંનેની તબિયત સારી છે ભાજપ પ્રદેશ પ્રમુખ સી

પાટિલે કોરોના સંક્રમિત બધા નેતાઓ જલ્દીથી સાજા થાય અને પક્ષની કામગીરીમાં યોગદાન આપે તેવી આશા વ્યકત કરી છે દરમ્યાન યુ એન મહેતા હોસ્પિટલના ડિરેક્ટર ડૉક્ટર આર

પટેલે બહાર પાડેલા હેલ્થ બુલેટિનમાં જણાવાયું છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું વિસ્તૃત મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે અને બધા રિપોર્ટ નોર્મલ છે પરંતુ કોરોના સંક્રમિત થયા હોવાથી તેમણે હોસ્પિટલમાં રોકાવું પડશે ગુજરાત રસીકરણ સમગ્ર રાજ્યમાં આજથી આરોગ્ય કાર્યકરોને કોવિડ રસીનો બીજો ડો ન આપવાનો પ્રારંભ થયો છે આકાશવાણી સાથેની વાતયીતમાં રાજ્યના મુખ્ય રસીકરણ અધિકારી ડૉ

શ્રી જાનીએ વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના દિશાનિર્દેશો મુજબ રાજ્યમાં ત્રીજા તબક્કાની રસીકરણ કામગીરીની શરૂઆત કરાશે

પરંતુ અમલનો સમય એક કલાક મોડો કરાયો છે

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે કોરોના સંક્રમણ નિયંત્રણ તકેદારી રૂપે રાજ્યમાં અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં રાત્રિ કરફયુ વ્યવસ્થા ચાલુ રાખી સમયમાં થોડી છૂટ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે બર્ડ ફલ્ તાપી જિલ્લામાં ઉછછલ ખાતે આવેલ મરઘાં ઉછેર કેન્દ્રમાં રહેલા પક્ષીનો બર્ડ ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લા તંત્રએ યાંપતી કામગીરી હાથમાં લીધી છે

આ કામ માટે જિલ્લા સતાવાળાઓ દ્વારા જાહેરનામું બહાર પડાશે અને ત્યારબાદ વિશેષ ટીમ બહારથી આવશે અને વૈજ્ઞાનિક ઢબે સંક્રમિત પક્ષી સમૂહનો નાશ કરાશે

ટી ગાંધીનગરના પ્રોફેસર હિમાંશુ શેખરને ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના બાયોટેકનોલોજી વિભાગ દ્વારા ઇનોવેટીવ યંગ બાયોટેકનોલોજીસ્ટ એવોર્ડ આપવામાં આવ્યો આ સન્માનમાં સંશોધન માટે અનુદાન ત્રણ વર્ષની ફેલોશીપનો સમાવેશ થાય છે જેના થકી પ્રોફેસર શેખરને બ્રેસ્ટ કેન્સરની સારવાર માટે અલ્ટ્રા સાઉન્ડ આધારિત પદ્ધતિ અંગે વધુ સંશોધન કરવા મદદ મળશે બાયોટેકનોલોજી ક્ષેત્રે નવતર કલ્પના અભિગમ ધરાવતા યુવા સંશોધકોને આ સન્માન આપવામાં આવે છે આ સન્માન અંગે વાત કરતા પ્રોફેસર શ્રી શેખરે જણાવ્યું હતું કે હાલ બ્રેસ્ટ કેન્સરની સારવામાં કીમો થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ તેનો લાભ દરેક દર્દીને મળી શકતો નથી જેના કારણે બ્રેસ્ટ કેન્સરની સારવારમાં વૈકલ્પિક પદ્ધતિ વિકસાવી બહ્ જ જરૂરી છે આ એવોર્ડ થકી આ દિશામાં સંશોધન થઇ શકશે જેનો લાભ લઇ દર્દી કેન્સર સામે લડી શકશે કોરોના સંદેશ આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છે

ફાસ્ટટેગ લગાવવાથી વાહન ચાલકોને લાંબી લાઈનોમાંથી મુક્તિ મળશે અને સમય અને ઈંધણનો બયાવ પણ થશે ફાસ્ટેગ મેળવવા ટોલ નાકાઓ પર પણ સુવિધા ઉપલબ્ધ છે જે માટે વાહનચાલકોએ ઓરિજિનલ યૂંટણીકાર્ડ લાઈટ બીલ અને વાહનની ઓરિજિનલ આરસી બુક આપો એટલે ગણતરીની મિનિટમાં ફાસ્ટટેગ સુવિધા મળી જશે હવેથી ફાસ્ટેગ ના હોય તો બમણો ટોલ ચુકવવા પડશે

સૌથી વધુ વાવેતર જીરા અને ઘઉંનું થયું છે તેમ જિલ્લા ખેતીવાડી અઘિકારી દિનેશભાઈ મેણાતે જણાવ્યું હતું

હું મતદાન અવશ્ય કરીશ તેવું લખાણ લખી વિદ્યાર્થીઓ સ્ટાફ તેમજ ગ્રામજનોની સહી લેવામાં આવી ઉપરાંત દરેક બાળકોએ પોતાના વાલીને આવું લખાણ આપી એમને મતદાન અવશ્ય કરવા જવા માટે પ્રેરિત કર્યા